મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સમરકંદ ઉઝબેકીસ્તાનના ઉદ્યોગ વેપારકારોને ગુજરાતી કંપનીઓ સાથે રોકાણની વ્યાપક તકો છે મુખ્યમંત્રીએ ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત લીધી સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિ શ્રી એમ

શાહે કહ્યું કે ન્યાયિક સેવાએ દરેક

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ભારતમાં વિકાસનું રોલ મોડેલ અને વૈશ્વિક રોકાણકારો માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની પ્રસ્તુતિ કરી હતી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમરકંદ ઉઝબેકિસ્તાનના સ્થાનિક ઉદ્યોગ વેપારકારોને ગુજરાતી કંપનીઓ સાથે સહયોગ રોકાણની તકો માટે આમંત્રિત કર્યા હતા તેમણે ઉમેર્યું કે ગુજરાત હવે વિશ્વના વેપાર ઉદ્યોગો રોકાણો માટે એક મહત્વપૂર્ણ સ્થાન બન્યું છે ત્યારે ફાર્મા ઓટો પાર્ટસ એગ્રો પ્રોસેસિંગ અને ટેક્ષટાઇલ જેવા મહત્વના ક્ષેત્રોમાં ઉઝબેકિસ્તાનના ઉદ્યોગકારોને વ્યવસાય વિકાસમાં મદદરૂપ થઇ શકે શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ તાસ્કંદથી હાઇસ્પીડ બૂલેટ ટ્રેન મારફતે સમરકંદ પહોંચીને કર્યો હતો આ ટ્રેન યાત્રા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ શ્રીયુત ઇક્રોમોવ સાથે ઉઝબેકિસ્તાનમાં ખેતી ક્ષેત્રે ગુજરાતના ખેડૂતો માટે રહેલા વ્યાપક ફલકની ચર્ચાઓ કરી હતી મુખ્યમંત્રીશ્રીએ સમરકંદમાં બપોર બાદ સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીના ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મૂલાકાત લીધી હતી અને વર્લ્ડ ક્લાસ સ્ટડીઝ સેન્ટરની પ્રવૃત્તિઓની તલસ્પર્શી વિગતો મેળવી હતી

તેમણે આ ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતી કેમિકલ ફર્ટીલાઇઝર અને પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ ઘટાડી મહત્તમ કુદરતી પદાર્થો અને પદ્વતિથી થતી હોવાથી આરોગ્યને હાનિકારક જોખમો ઘટાડે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો સર્વોચ્ય અદાલતના ન્યાયમુર્તિ શ્રી એમ

શાહે જણાવ્યું કે ન્યાયિક સેવા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટીનાલસા નવી દિલ્હીના નેજા ફેઠળ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન અને ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા પ્રશાસનના સહયોગથી ભરૂચના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાયો હતો ન્યાયમૂર્તિ એમ

શાહે વધુમાં જણાવ્યું છે કે સમાજમાં થતાં ઝઘડા તકરાર નિવારણ માટે દરેક તાલુકા જિલ્લા કોર્ટોમાં તકરાર નિવારણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથે જણાવ્યું કે લીગલ સેવા કેમ્પમાં એક જ સ્થળેથી સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને મળે છે

કલેક્ટર ડૉ

ડી મોડિયાએ સમગ્ર દેશના પ્રથમ મેગા લીગલ સર્વિસ કેમ્પના આયોજનને આવકારતા જણાવ્યું કે લીગલ સર્વિસ કેમ્પના માધ્યમથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોની પ્રજાકલ્યાણની યોજનાઓના લાભો લાભાર્થીઓને એક જ સ્થળેથી હાથો હાથ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે

આવતીકાલે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકોની પેટાચૂંટણી માટેની તમામ તૈયારીઓ વહીવટીતંત્રએ પૂર્ણ કરી લીધી છે ચૂંટણી અધિકારીઓ ઈવીએમ સેન્ટરની મુલાકાતે પહોંચયા છે અને ઈવીએમ મશીનની ચકાસણી કરીને તમામ મતદન મથકો પર વીવીપેટ અને ઈવીએમ મોકલી આપવામાં આવ્યા છે

એસએફસ ના જવાનો મતદાન કેન્દ્રો પર તૈનાત કરવામાં આવ્યા છે

પેટાચૂંટણી સંદર્ભે સંબંધિત મતક્ષેત્રના જિલ્લાઓનાં ક્લેક્ટર દ્વારા સરકારી કચેરીઓ સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે તથા ખાનગી સંસ્થાઓમાં બેન્કો રેલવે અને પોસ્ટઓફિસ અને અન્ય સંસ્થાઓમાં કામ કરતાં મતદારોને મતદાન માટે કામના સમયમાં છૂટછાટ આપવા સૂચના આપવામાં આવી છે

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું

અણુવિર્ધુતમથકના સાઈટ ડાયરેક્ટર સ્ટેશન ડાયરેક્ટર સરપંચ અને શાળાના બાળકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા કાકરાપાર અણુ વિર્ધુત મથકના સાઈટ ડાયરેક્ટર શ્રી એચ પી

તેની સાથે બારડોલી ખાતે પૂર્ણ કદની પ્રતિમા મૂકવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો

જેમણે માત્ર ટીવીમાં જોવા હોય કે પછી લગ્ન પ્રસંગે ડ્રોન કેમેરા જોવા હોય તેવા બાળકો અટલ લેબમાં રોબોટ અને ડ્રોન જાતે બનાવી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર નાના ગામડાઓ અને શહેરોમાં નાના બાળકોને બાળપણથી વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા મળી રહે તે માટે અંતરિયાળ વિસ્તારોમાં નીતી આયોગ દ્રારા અટલ ટિકરિંગ લેબ બનાવવામાં આવે છે ભાવનગરની સર

હોસ્પીટલ બ્લડ બેન્ક સરકારી મેડીકલ કોલેજ અને રોટરી કલબ દ્વારા રક્તદાતા સન્માન કાર્યક્રમ યોજાયો હતો

ગુજરાતના છેડે આવેલા ડાંગ જિલ્લામાં આજે બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કેટલાંક વિસ્તારોમાં ઝરમર વરસાદ અમુક ઠેકાણે વરસ્યો હતો હાલ ડાંગ જિલ્લામાં ખેડૂતોએ હલકા ભાતની કાપણી કરી દીધી છે ખડામાં રહેલું ભાત વરસાદના કારણે ભીંજાય જતાં ખેડૂતોએ તાત્કાલિક તાડપત્રી અને પ્લાસ્ટિકની વ્યવસ્થા કરવી પડી હતી સમગ્ર ડાંગ જિલ્લામાં સવારથી વાતાવરણ વાદળછાયુ રહ્યું છે ત્યારે આવા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે તાપી જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે સાંજે ચાર વાગે કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતાં જેનાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે નવસારી જિલ્લામાં પણ આજે વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાતના છાંટા પડયા હતા વરસાદના છાંટા આખો દિવસ પડતા રહ્યા હતા જો કે આ વરસાદને કારણે ડાંગરની કાપણીમાં જાળવણી કરવા માટે જ્રેમત ઉઠાવવી પડી હતી તો કેટલાકને કાપણી લંબાવી દેવી પડશે

આર

રાષ્ટ્રીય અંધજન મંડળ જૂનાગઢના યજમાન પદે આજે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે ખાસ ખેલમહાકુંભ યોજાયો હતો